વરસાદથી ખેડૂતોમાં ચિંતા

રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોફ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે રાષ્ટ્રીય એકતા દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારોહ કેવડિયા ખાતે યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પણ કરશે તેઓ કેવડિયામાં જુદી જુદી યોજાનાઓનું અનાવરણ પણ કરશે શ્રી મોદી કેવડિયામાં ટેંટ સિટીમાં સિવિલ સેવા પ્રોબેશનરના તાલીમ સત્રમાં પણ સંબોધન કરશે

આ પહેલનો ઉદ્દેશ આરક્ષિત ઇ ટિકિટો માટે એક પારદર્શી અને ગ્રાહકોને અનુફ્નળ રકમ રીફંડ પ્રકિયા શરૂ કરવાનો છે આ નવી પ્રક્રિયાને ઇન્ડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ આઇ

અમલમાં લાવશે ઓટીપી બુકીંગ સમયે મુસાફર દ્વારા રજીસ્ટ્રર મોબાઇલ નંબર પર એસ

દ્વારા પ્રાપ્ત થશે મુસાફરોને રીફીંડ મેળવવા માટે ટિકિટ બુક કરનાર એજન્ટ સાથે ઓટીપીનું આદાન પ્રદાન કરવું પડશે

જેથી ગ્રાહકોને ટિકિટનું રિફંડ સમયસર મળી શકે વરસાદ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મૌહંતીએ જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજયના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે

તો રાજકોટ નજીક આવેલ તરઘડી ગામમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો આ સિવાય જામનગરમાં પણ પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે તેમજભાઇબીજના દિવસે જ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે મગફળી અને કપાસના પાકને નુકસાન પર્જોચ્યું છે

રાજકોટ ધીમી ધારે વરસાદ વરસવાનો ચાલુ રહ્યો હતો આજે બપોર બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ સહિતના વિસ્તારોમાં સતત એક કલાક સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો ભેજવાળા વાતાવરણને કારણે સામાન્ય બફારાનો અહેસાસ થયો હતો આ કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ નહીં આવતા ખેડૂતોની ચિંતામાં વધરો થયો છે જ્યારે મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે નવસારીમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ છે

ગાજવીજ અને મુશળધાર વરસાદના કારણે સાપુતારા આવેલા સહેલાણીઓને મુશ્કેલી પડી હતી વરસાદને કારણે ચોમાસું પાક ડાંગરને નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યાં છે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ વરસાદનાં ઝાપટાં થયા હતાં

એ પછી કડાકાભડાકા અને વીજળીઓ ઝબૂકવા સાથે ગણદેવીઅમલસાડ બીલીમોરા ને નવસારીમાં વરસાદ તૂટી પડ્યો હતો તો કચ્છના વાતાવરણમાં પણ સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો હતો સાયકલોનની અસરથી કંડલાના દરિયામાં ઉંચા મોજાં ઉછબ્યા હતા દરિયાના પાણી નજીકમાં આવેલી વસાહતમાં ધુસી ગયા હતા

તો ભૂજમાં પવન શાતે જોરદાર ઝાપટું પડ્યું હતું ગાંધીધામ ભચાઉ સામખીયાળી સહિતના સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો

દમણમાં જંપાર બીય અને દેવકાબીચના દરિયામાં સહેલાણીઓ નાહવાની મઝા માણી રહ્યા છે જ્યારે જંપોર બીય પર આવેલા વોટર સ્પોર્ટર્સની મઝા સહેલાણીઓ માણી રહ્યા છે ફજુ આગામી બે દિવસ એટલે કે લાભ પાંચમ સુધી પર્યટકોનો ધસારો જોવા મળશે આ અંગે વધુ માહિતી આવેછે

તો બીજી તરફ દરિયા કિનારે લોકો તથા નાના ભૂલકાંઓ માટી થી રમતા અને શિવલિંગ બનાવતા જોવા મળી રહ્યા છે સાથે દીવ ના અન્ય જોવાલાયક સ્થળો પોર્ટુગીઝ સમય નો કિલ્લો ગંગેશ્વર મહાદેવ જલંધર બીચ પોઠિયા દાદા સ્થિત જુરાસિક પાર્ક ઘોઘલા બીચ ખુકરી મેમોરિયલ નાયડા ગુફા જેવા દીવના તમામ પર્યટક સ્થળો પર અને દીવના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળી રહી છે

જોકે એક બાળકનો યમત્કારિક રીતે બચાવ થયો છે ઘટનાની જાણ થતાં જ પાદરાથી મૃતકોના પરિવારજનો ઉદેપુર જવા રવાના થઇ ગયા છે ઉદેપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ દરમિયાન અમદવાદ ઉદેપુર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો

પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઉદેપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે

વુધ્ધાશ્રમ અંબાજી પાલનપુર વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોએ નવા વર્ષના દિવસે અંબાજી માતાજીના દર્શન કરાવ્યા હતા

મંદિરેથી દર્શન કરાવવા માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બપોરની આરતીમાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા બપોરે ભોજન લીધા બાદ વડીલો વૃધ્ધાશ્રમ પરત ફરતા ખુશખુશાલ દેખાતા હતા બરડા ડુંગર પરિક્રમા આવતીકાલથી બરડા ડુંગરની ચાર દિવસીય પરિક્રમા યોજાશે રાણાવાવ નજીક આવેલ જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની પરિક્રમાનું પ્રસ્થાન કરાશે

જાંબુવતી ગુફા સેવા મંડળ દ્રારા ચાર દિવસય પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો